યૂંટણી પંચે જણાવ્યું છે કે નીતિ આયોગે પ્રધાનમંત્રી કાર્યાલય સાથે માહિતીની વફેંચણી કરી તેનાથી આદર્શ આ ચા રસંફિતાનો ભંગ થયો નથી

ઓડિશામાં ફણી વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનની માહિતી મેળવવા કેન્દ્રીય સમિતિ ઓડિશા પહોંચી છે

પી એલ

સ્પર્ધા ચોથી વખત જીતી લીધી છે

ગઈકાલે દિલ્ફીમાં પત્રકારોને આ માહિતી આપતા નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિંફાએ જણાવ્યું ફતું કે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું

છેલ્લા તબકકામાં વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચુંટણી સભાઓ યોજી રફયાં છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના રતલામ હિમાચલપ્રદેશના સોલાન અને પંજાબના ભટીન્ડા ખાતે ચૂંટણી પ્રચાર કરશે ભાજપના અધ્યક્ષ અમિત શાફ પશ્ચિમ બંગાળના કોલકતા અને ઉત્તર તથા દક્ષિણ ચોવીસ પરગણા વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પંજાબના જોશિયારપુર અને લુધિયાણામાં જ્યારે બીએસપીના વડા માથાવતી ઉત્તર પ્રદેશના ગોરખપુર અને ગાઝીપુરમાં ચૂંટણી સભાઓમાં સંબોધન કરશે

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ આ પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું ફતું કે દેશમાં મુક્ત ન્યાથી અને નિખાલસ ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે રાજ્યોમાં થયેલા અનુભવો દસ્તાવેજા સંબંધી મુદ્દાઓ અને ઉભા થયેલા પડકારોનો અભ્યાસ કરવા સમિતિઓની રચના કરાશે

નાયબ ચૂંટણી કમિશનર સંદિપ સક્સેનાએ ગઈકાલે દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું ફતું કે ચૂંટણી પ્રચારની સાથે સત્તાવાર મુલાકાતને જાડવા સામે મંત્રીઓ માટેની જાગવાઈમાં પ્રધાનમંત્રીને રાફત આપવામાં આવી જોવાથી ચૂંટણી પંચે આ અંગેની ફરિયાદ કાઢી નાખી છે

પંચે તેમના ટિપ્પણીને વખોડી કાઢી છે અને આદર્શ આચાર સંહિતાનો અમલ થઈ રહ્યો છે ત્યારે નિવેદન કરતી વખતે સાવચેત રફેવાની સૂચના પણ આપી છે ચૂંટણી પંચનું માનવું છે કે ગિરીરાજસિંહે સર્વોચ્ય અદાલત દ્વારા પ્રચાર વખતે ધર્મનો ઉપયોગ નફીં કરવાના નિર્દેશનો અને આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો છે

આ બેઠક બાદ ગઈકાલે દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જાવડેકરે તૃણમુલ કોંગ્રેસ ચૂંટણી વખતે ફિંસાભડકાવતી ફોવાનો આક્ષેપ કર્યો છે તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે તૃણમૂલ કોંગ્રેસ પક્ષના કાર્યકરો મતદારોને ડરાવે છે તથા મતદાન મથક કબજે કરવાના પ્રયાસો કરે છે અગાઉ પક્ષના વડામથકે શ્રી જાવડેકરે બંગાળમાં ભાજપના ઉમેદવાર ભારતી ધોષ ઉપર થયેલા ફુમલાને સત્તાધારી ટીએમસી દ્વારા હતાશામાં કરાયેલી કૃતિ તરીકે ઓળખાવ્યો હતો

ગૃહવિભાગના અધિક સચિવ વિવેક ભારદ્રાજ આંતર મંત્રાલયોની બનેલી આ સમિતીના વડા છે આ સમિતિ બે જૂથોમાં વર્ફેચાશે આજે અને આવતીકાલે કેન્દ્રીય સમિતિના સભ્યો વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો પુરી અને ખુરદાની મુલાકાત લેશે ત્યારબાદ તેઓ ભુવનેશ્વર મફાનગરપાલિકાના વિસ્તારોની પણ મુલાકાત લેશે બુધવારે સમિતીના સભ્યો ઓડીશા સરકારના અધિકારીઓ સાથે બેઠક યોજશે ઓડીશાની મુલાકાત બાદ સમિતી તેનો અફેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરશે દરમ્યાન ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ફણી વાવાઝોડાથી નુકસાન પામેલા ધરોના પુનઃ નિર્માણની જાહેરાત કરી છે તેમણે ભુવનેશ્વરમાં જણાવ્યું ફતું કે વાવાઝોડાના લીધે થોડાક અંશે નુકસાન પામેલા અથવા સંપૂર્ણ નાશ પામેલા ઘરોનું પુનઃ નિર્માણ તથા સમારકામ કરાશે તેમણે કહ્યું કે આ બુધવારથી આ અંગે સર્વે કરાશે અને આગામી પહેલી જૂનથી કામના આદેશો અપાશે

કેમિકલ એકમમાં ગેસ ભરવામાં આવી રહ્યો ફતો ત્યારે આ દુર્ઘટના થઈ હતી

ઓની વિકાસશીલ દેશોની મંત્રીસ્તરની બેઠકનો દિલ્ફીમાં આજથી પ્રારંભ થશે વિશ્વમાં બહ્સ્તરીય નિયમ આધારીત વેપાર વ્યવસ્થા સામે મોટો પડકાર ઉભો થયો છે ત્યારે આ બેઠક યોજાઈ રફી છે આ બેઠક સંબંધીતોને વેપારને સ્પર્શતા જુદા જુદા મુદ્દાઓ ઉપર વિચાર વિમર્શ કરવાની તક પુરી પાડશે

સત્તાવાળાઓએ સંબંધીત વિસ્તારમાં ત્વરીત કાર્યવાફી દળના જવાનો ગોઠવ્યા છે રાજ્યના વનમંત્રી શુક્લ વૈદ્યએ જણાવ્યું ફતું કે પરિ ે સ્થતિ ધીરે ધીરે સામાન્ય બની રફી છે તેમણે કહ્યું કે તપાસ અહેવાલના આધારે ગયા શુક્રવારે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં સંડોવાયેલાઓ સામે કાર્યવાફી કરાશે

સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક ટીપ્પણી કરનારની પોલીસે ધરપકડ કરી છે

તેમણે કહ્યું કે ટેકનોલોજી ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવનાર તથા શાંતિ અને માનવ અધિકારની વાતો કરનાર ટોચના દેશો જ માનવીને મારવા ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે

ફૈદરાબાદમાં રમાયેલી ફાઈનલમાં મલિંગાએ છેલ્લા બોલે શાર્દલ ઠાકુરને આઉટ કરીને મુંબઈનો વિજય નિશ્ચિત કર્યો ફતો